એસ એમ ઈ ક્ષેત્રમાં પડેલી સંકટશ્રસ્ત સંપત્તિનો સદઉપયોગ કરવા માટે પણ એક યોજના બનાવવાની વાત કરી હતી બોર્ડની મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કેરીઝર્વ બેન્કનું નાણાંકીય દેખરેખ માટેનું બોર્ડ બીએફએસ બેન્કોની વિવિધ પરિસ્થિતિઓ સાથે જોડાયેલાં મુદ્દાઓની સમીક્ષા કરશે

નાગરિક સંરક્ષણ કન્ટ્રોલરૂમ એકોર્ડ હોસ્પિરટલની સામેભુજ ખાતે આગામી તા

તાલીમ મેળવવા ઈચ્છુગક નાગરિકોએ નાગરિક સંરક્ષણની કચેરીસેવાસદન રૂમ નં

આ શાળાઓને મંજૂરી મળશે તો તમામ વિદ્યાર્થીઓને પોતાના ગામમાં જ માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ થશે

સરકારે બજેટમાં રૂા

એક ગણવેશનો સરેરાશ ખર્ચ રૂા

ઋત્ બદલાવનાં કારણે શરદી ઉધરસ સાથે વાયરલ ફિવરની સમાંતરે ડેંગ્યુચિકનગુનિયાના કેસ નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું

આ વચ્ચે જાગૂત નાગરિકોએ ઋતુચક્રના બદલાવમાં અંતરિયાળ વિસ્તારોમાં આરોગ્ય તંત્રને મહત્તમ આરોગ્ય વ્યવસ્થાપનની માંગ કરી હતી

જુલુસને સફળ બનાવવા માટે કમિટીના સભ્યોને તમામ આગેવાનોએ સાથ સહકાર આપવાની ખાતરી આપી હતી

દરરોજ સવાર અને સાંજે ગૌપૂજન અર્ચન કરવામાં આવતું હતું

સરોવર અન્નક્ષેત્રએ સહયોગ આપ્યો હતો

તેમણે આ કાર્યક્રમમાં આયુષ્માન ભારત કાર્યક્રમ અંગે વાતચીત કરી હતી